આર ડી

ટી

ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય હોવાનું કહેતા તેમણે ગાંધીનગર ખાતે મધુર ડેરીની સુવર્ણ જયંતીનો શુભારંભ કરાવ્યો હતો

ની ભરતીમાં આદિવાસીઓના જાતિ પ્રમાણપત્ર અંગે ઉભા થયેલા પ્રશ્નો અંગે આજ ની ક્રેબિનેટ બેઠક માં ચર્ચા થઈ હતી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આદેશ આપ્યા છે કે એલ

ની ભરતીમાં એકપણ ઉમેદવારનું પોતે અનુસુચિત જાતિના હોવા અંગે નું ખોટું પ્રમાણપત્ર ચલાવી લેવામાં આવશે નહી અને આ અંગે જો કોઇને પણ વાંધો હોય તો તે તમામ વ્યકિતઓ સાથે રાજય સરકાર ખુલ્લા મને ચર્ચા કરવા તત્પર છે શ્રી વસાવાએ ઉમેર્યુ કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓના હિત ના રક્ષણ માટે સતત ચિંતિત છે ત્યારે ખોટા આદિવાસીઓ સામે કડક કાર્યવાઠી કરી સાચા ને ન્યાય અપવવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ છે એસ

એક લાખ કિલોમીટર જેટલો પ્રવાસ બસ કરે ત્યારે અકસ્માત નો દર માત્ર શૂન્ય પોઈન્ટ છ ટકા જેટલો નજીવો રહેવા બદલ આ બહ્માન અપાયું છે નવી દિલ્હીમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના ફસ્તે એસ ટી નિગમને વિજેતા ટ્રોફી તેમજ બે લાખ રૂપિયાનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એસ ટી

ભાવનગર સીએએ ભાવનગરમાં આજે નાગરીકના સુધારા કાયદાના સમર્થનમાં વિરાટ રેલી નીકળી હતી બે કીલોમીટર લાંબા તીરંગા સાથેની થાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું રેલીને અનુસંધાને સ્વૈચ્છિક બંધ પાળી વેપારીએ પણ રેલીમાં જોડાયા હતા ઢોલ નગારા ડી

ના તાલે અજીતપૂર્ણ માહોલ માં રેલી નીકળી હતી બે મંત્રીઓ પ્રદેશ પ્રમુખ આગેવાનો સંતો વગેરે રેલીમાં જોડાયા હતા રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા સી

એ કાયદાને સમર્થન આપવા ભાવનગરમાં આજે વિરાટ રેલીનું આયોજન કરાયું હતુ રેલી માટે શહેરમાં ઠેર ઠેર બેનરો સુશોભન ધમપતાકા દ્વારા દેશભક્તિનું અભૂતપૂર્વ વતાવરણ ઉભું કરાયું હતુ રેલીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાધાણી મંત્રી ભુપેન્દ્ર સીંહ યુડાસમાનું મંત્રી વિભાવરી બેન તેમજ સંતો મંફતો આગેવાનો અને ફજારો નાગરીકો જોડાથા હતા દેશ ભક્તિનાં ગીતો રંગબેરંગી કમાનો વેશભૂષા નગારા અને ડી જે સાથે નીકળેલ રેલીમાં બે કિલોમીટર લાંબો તીંરંગો આકર્ષણ નું કેન્દ્ર બન્યો હતો

કડી શહેર તેમજ આજુ બાજુના ગામડાનાં લોકો માટી સંખ્યામાં જોડાથા હતા રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારા સાથે રેલી યોજાઈ હતી ગાંધી ચોક થી કમળ સર્કલ ખાતે રેલી શાંતિપૂર્ણ માહોલ માં સંપન્ન થઈ હતી આ રેલી માં નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ પણ હાજર રહ્યા હતા તેમણે જણાવ્યું હતુ કે નાગરીકતા સંશોધન કાયદાને લોકો દ્વારા જન સમર્થન મળી રહ્યું છે આખો દેશ કાયદા ને આપકારી રહ્યો છે

મહાનગર પાલિકાના કમિશનર વિજય નેહરા દ્વારા સૂચવવામાં આવેલા મિલકત વેરામાં વધારાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ઠુકરાવી દેવાઈ હતી

નવા ફ્લાઈ ઓવર અને અન્ડર પાસ બનાવવાના કામો ઉપરાંત શહેરના હેરિટેજ સ્ટેટ્સને ધ્યાનમાં રાખીને કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાવવામાં આવશે અન્ય નવી જાહેરાતો માં સ્મશાન ગૃહ ઉપર જ મૃત્યુ પ્રમાણ પત્ર આપવું કાંકરિયા લેઈકની જેમ અન્ય બે લેઈક ફ્રન્ટ વિકસાવવા ગુજરી બજાર માત્ર રવિવારને બદલે દરરોજ કરવા અને સ્મશાનોને સી

લાઈન થી જોડવા વગેરેનો સમાવેશ છે અમદાવાદના મેયર બીજલ બેન પટેલ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા ઉપરાંત સુરેન્દ્ર પટેલ આઈ

જાડેજા વગેરે આ પ્રસંગે ઉપસ્થિત હતા

હોસ્પિટલ સાથે જોડાયેલી મેડિકલ કોલેજમાં કોરોના વાયરસ ની કટોકટી વિષે તબીબી વિદ્યાર્થી તથા સારવાર ક્ષેત્રમાં સેવા આપતા લોકોને વાકેફ કરતો કાર્યક્રમ યોજાઇ ગયો કોરોના વાઇરસ વિશ્ન રચાયેલી રેપિડ રીસપોન્સ ટિમના અધિકારી અને અમદાવાદની બી

મેડિકલ કોલેજમાં ચેપી રોગોના વિભાગના વડા ડો કમલેશ ઉપાધ્યાયે આ કાર્યક્રમમાં કોરોના વાયરસની ઉત્પતિ અસર સારવાર અને અગમચેતી વિષે વિગતવાર સમજ આપી હતી તેમણે ઉમેર્યું હતું કે કોરોના વાઇરસની રસી શોધતા હજુ સમય લાગે તેમ હોવાથી અગમચેતી ને જ ઉપયાર ગણી ને આપણે યાલવું પડશે વાતાનુકૂલિત જગ્યા એ કોરોના વાયરસ ઝડપભેર ફેલાતો હોવાથી તેમણે લોકો ને શોપિંગ મોલ અને થિએટર જેવા સ્થળો થી દૂર રહેવા સલાહ આપી છે પાટણના ખેલાડી ને મેડલ આસામમાં ગોહતી ખાતે યોજાયેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ માં ભાગ લેવા ગયેલા પાટણ જિલ્લાના ખેલાડીઓને સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ મળતા આખા પંથક માં આનંદ છવાયો છે ખોખો ટેનિસ અને યોગ જેવી રમતોમાં ત્રણ મહિલા ખેલાડીઓ એ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવી તેમણે ગુજરાત સાથે પાટણનું ગૌરવ વધાર્યુ છે માધ્યમિક શાળામાં ભણતી દીકરીઓ માં ચંદ્રિકાબેન રુપાજી ઠાકોર શીતલબેન કલાજી ઠાકોર તેમજ સજુબેન મંગાજી ઠાકોર નો સમાવેશ થાય છે કલેક્ટર આનંદ પટેલ દ્વારા રમત ગમત ક્ષેત્રે પાટણ જિલ્લાનું નામ રોશન કરનાર ખેલાડીઓ અને સીનીયર કોચ આનંદ નહેરા ખોખો કોચ જીમીત બી પટેલ તથા ઠાકોર વસંતબેન અને ઠાકોર કેશુભા જેવા ટ્રેનરોનું બહમાન કરવામાં આવ્યું હતું

વડોદરાના બીજા દાવમાં કે

જોકે આવતી મેયનો અંતિમ દિવસ હોવાથી મુંબઈ માટે જીત મેળવવી ખુબજ મુશ્કેલ જણાય છે

સુરત આવકવેરા દરોડા સુરતમાં મકાન બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલી પેઢીઓ ઉપર આવકવેરા ખાતાના દરોડા પડ્યા હોવાનુ જાણવા મળ્યું છે

શાળા માં મગર વેરાવળ તાલુકાના ભેટાળી ગામે વાડી વિસ્તારમાં આવેલ પ્રાથમિક સીમ શાળા ના મેદાનમાં એક મગર આવી યડતા બાળકો માં કૌતુક સાથે ગભરાટ ફેલાયો હતો